રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક ઘેટી ગામે ઇફ્કોના ખેડૂત શિબિરમાં આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે આ પ્રયોગ સફળ રહેશે તો અડધી કિંમતે ખાતર મળી રહેશે અને ખેડૂતોની મહેનત પણ ઘટશે શ્રી માંડવિયાએ કહ્યું રસાયણિક ખાતર અને યુરિયાથી જમીનને ભારે નુકશાન થાય છે ઇફ્કો દ્વારા આ નેનો ફર્ટીલાઇઝર શોધવામાં આવ્યું છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો કૃષિ બાબતનું યોગ્ય આયોજન તથા મહેનત કરે બાકી તમામ રીતે ખેડૂતોને મદદરૂપ થવા સરકાર હર હંમેશ તૈયાર છે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા લાભો બાબતે સૌ ખેડૂતો જાગૃત થાય અને ઉપલબ્ધ તમામ લાભો લઇ કૃષિ વિકાસમાં આગળ વધે

આગ સુરત સુરત શહેરના રીંગરોડ પર આવેલા સીટી માર્કેટમાં આગ લાગતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ બોલાવવામાં આવ્યું છે

ફાયરબ્રિગેડ દ્વારા અઝિશમનદળ સાથેના પંદર વાહનો સ્થળ પર મોકલવામાં આવ્યા છે મોટા પાયે અવરજવવાળા વિસ્તારમાં આગના લીધે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાતા અગ્નિશમનની કામગીરીને અસર થઈ હતી હજી આગનું કારણ જાણવા મળ્યું નથી જોકે કોઈ જાનહાનીના સમાચાર નથી શરદ પૂર્ણિમા રાજ્યભરમાં ગઇકાલે શરદપૂનમની રંગેયંગે ઉજવણી કરવામાં વી હતી દાહોદનાં ઝાયડસ મેડિકલ કોલેજના કમ્પાઉન્ડ મુવાલિયા ગામે શરદપૂર્ણિમાની સુંદર ઉજવણી થિ હતી જેમાં કલેક્ટર વિજય ખરેડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર ઉપસ્થિત રહ્યા હતા માતાજીની આરતી બાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થોની સાથે પત્રકારોએ પણ ગરબાની મજા માણી હતી

જેમાં બાળકો સહિત મહિલઓએ માથે ગરબી ધારણ કરી ગરબા કર્યા હતા આ પ્રસંગે બધાએ ચાંદાના અજવાળામાં રખાયેલા દૂધ પૌંઆ આરોગ્યા હતા માતાજીના ભક્તો દ્વારા માતાજીની આરાધના કરી ખેલૈયાઓ ગરબે ધૂમી દૂધ પૌંઆની પ્રસાદી લઇ શરદ પૂર્ણિમાની સમગ્ર મહીસાગર જિલ્લામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી

શ્રી મોદી ઈન્સ્ટાગ્રામ ઉપર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પૂર્વગામી બરાક ઓબામા જેવા અન્ય વૈશ્વિક નેતાઓ કરતા પણ વધારો ફોલોઅર્સ ધરાવતા નેતા છે

ભુજમાં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહમાં આ જાહેરાત કરાઇ હતી સમારોહના અધ્યક્ષ સ્થાનેથી જાણીતા ભાષાશાસ્ત્રી ડો શાંતિભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે સાહિત્ય રસિકોની ઉર્જા જ શ્રેષ્ઠ સર્જકોની જનની છે

કાંતિ ગોર કારણ ને કચ્છી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

અગાઉના રાઉન્ડમાંથી પોઇન્ટને આધારે દબંગ દિલ્હી કે સી અને બંગાળ વોરિયર્સ પહેલેથી જ સેમિફાઇનલ માં સ્થાન નિશ્ચિત કરી યુકી છે જયારે બાકીની ચાર ટીમ પણ તેમની તાકાત અજમાવશે

મહિલા ક્રિકેટ મહિલા ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેય વડોદરામાં રમાશે

પ્રથમ મેય ભારતે આઠ વિકેટથી અને બીજી મેય પાંય વિકેટથી જીતી લીધી હતી આની પહેલા ભારતે બંને દેશો વચ્યેની છ ટવેન્ટી ટવેન્ટી મેચોની શ્રેણી પણ ત્રણ એક થી જીતી લીધી હતી બીજી અને ત્રીજ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી